પ્રાદેશિક સમાચાર નિકીતા શાહ વાંચે છે

નીતીન પટેલ રાજ્યમાં કોરોના રસીકરણ માટે વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે રસીકરણ માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે નાયબ મુખ્યમંત્રીએ નીતીનભાઈ પટેલે રાજ્યમાં કીરોના રસીકરણ અંગે કરાઇ રહેલા આયોજન અંગે ગઇકાલે વિસ્તૃત માહિતી આપી હતી હતી

તમામ સ્ટોર ખાતેના સાધનોનું ટેકનીકલ ઓડીટ પૂર્ણ કરાયું છે

શ્રી પટેલે કહ્યું કે કેન્દ્રની ગાઇડલાઇન મુજબ તબક્કાવાર રસીકરણ કરાશે પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મીઓને આવરી લેવાશે

બીજા તબક્કામાં હોમગાર્ડ પોલીસ કર્મીઓ તથા સફાઇ કર્મીઓને આવરી લેવાશે

તેમણે મહી નદી આધારીત પાદરા સુધારણા જુથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું

રૂપાણી સિંચાઈ આદિવાસી ક્ષેત્રમાં જળક્રાંતિથી વિકાસની સમૃઘ્ધિના નવા દ્રાર ખુલશે

આ પ્રસંગે શ્રી રૂપાણીએ સૈનિક સ્ફ્નલના વિધાર્થીઓ નેશનલ ડિફેન્સ એકેડેમીમાં જોડાય અને ગુજરાત રેજીમેન્ટ બને તેવી મનસા વ્યકત કરી હતી

વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ

અમારા પ્રતિનિધી જણાવે છે કે નાવડાથી યાવંડ સુધી બલ્ક પાઇપલાઇન યોજના માટે રૂ

મી લાંબી પાઇપલાઇન પથરાશે

આ પ્રસંગે કાર્યક્રમમાં મંત્રીશ્રી કુંવરજી બાવળીયા તથા શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે

ઉધવાનીનું ગઇકાલે અવસાન થયું છે

તેઓ અમદાવાદની એક ખાનગી હોસ્પીટલમાં કોવિડની સારવાર લઈ રહ્યા હતાં

જેમાં ક્લેક્ટર કચેરી મામલતદારની કચેરી મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ કચેરી તથા ગ્રામ પંચાયતોમાં મતદાર થાદીનો મુસદ્દો રાખવામાં આવ્યો છે

ઓ વી ડોટ ઇન વેબસાઇટ પર મતદાર યાદીમાં પોતાની વિગતો ચકાસી શકશે

અમારા પ્રતિનિધિના જણાવ્યા મુજબ ડેડીયાપાડા તાલુકાના ધંરોળી ગામના બસ સ્ટેડન્ડ પાસે ટ્રક અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બે મહિલા સહિત ત્રણ વ્યકિતનાં મોત નીપજ્યા છે અન્ય બનાવમાં સાગબારા તાલુકાનાં અમિયારા ગામ વચ્ચે બે ટ્રકો વચ્ચે અકસ્માત થતા એક ટ્રક યાલકનું ધટના સ્થળે જ મોત નીપજ્યું છે ત્યારે બીજો ટ્રક યાલક ગંભીર રીતે ધાયલ થતાં સારવાર માટે હોસ્પીટલ ખસેડાયો છે

પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક જામ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી